આજના ટેકનોલોજીના યુગમાં સમય બદલાવવાની સાથે નીત નવી ટેકનોલોજી પણ આવિષ્કાર પામી રહી હોય અને કામની કાર્યપધ્ધતી પણ બદલાવાને લીધે તેમજ પ્રજાકીય લોકજાગ્રતિ વધવાને લીધે જિલ્લા વહીવટીતંત્ર પાસે લોકોની અપેક્ષાઓ આંકાક્ષાઓ પણ વધી છે ત્યારે પ્રત્યેક અરજદાર પ્રસાશનની કામગીરીથી સંતુષ્ટ થાય તેવો અભિગમ કેળવવાની આવી શિબીર મહત્વની મનાય છે

નેહલ ઠક્કર પશુમેળો પશુ ઉછેરક માલધારી સંગઠન એ બન્ની માલધારીઓનું સંગઠન છે જે દર વર્ષ બન્નીમાં પશુમેળાનું આયોજન કરે છે

આ મેળામાં મુખ્યત્વે પશુઓનું પ્રદર્શન વેચાણ અને બન્નીની સંસ્કૃતિ અને જૈવ વિવિધતાના આદાન પ્રદાન માટે કરવામાં આવશે માલધારીઓની આજીવીકા ટકાવવા ઘાસીયાભૂમિના સંરક્ષણ જેના ભાગરૂપે માલધારી યુવાનો દ્વારા પ્રદર્શન મુકાશે નેહલ ઠક્કર શિક્ષકો માટે ક્વાટર્સ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે કેન્દ્ર સરકારની સરહદી વિસ્તાર વિકાસ યોજના હેઠળ રૂા

મકાનોની અછતનાં કારણે આવજાવ કરતા શિક્ષકો માટે બનનારા આ કવાર્ટર્સમાં એક યુનિટમાં ચાર ચાર મકાન હશે જેમાં એક બેડ હોલ અને કિચનની ફુલ ફર્નિચર સાથેની સુવિધા હશે

જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રના સથવારે આ મેળાનો પ્રારંભ તા

જેમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોના બાળકલાકારો દ્વારા બાલનાટિકા પ્રદર્શિત થશે રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન નવીન કંસારાના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમ્યાન હિલગાર્ડન ખાતે શાળાના બાળકોને એન્ટ્રી ફી ચૂકવવાની રહેશે નહીં વિશેષ માહિતી આપતાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરના જણાવ્યા મુજબ આ બાલમેળામાં તા

જેમાં સમગ્ર કચ્છની તમામ પ્રાથમિક શાળાઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે

ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખપદે પુનિત દુધરેજીયા જ્યારે તાલુકા પ્રમુખ પદે બાબુભાઈ ગુજરીયાની નિયુક્તિ કરવામાં આવી છે એજ રીતે ભચાઉ શહેર ભાજપ પ્રમુખપદે ઉમિયાશંકર જોશી અને તાલુકા પ્રમુખપદે વાઘજી છાંગાના નામો જાહેર થયા છે

પ્રથમ સત્ર દિવાળી પર્વ અગાઉ પુરું થયું હતું

રાજ્યની પાંચ વીજ કંપનીઓની દિલ્હી ખાતે યોજાનારી ટ્રેનિંગ માટે કચ્છના એકમાત્ર અધિકારીની પસંદગી કરવામાં આવી છે આગોતરી ટેકનોલોજીનો ઉપયોગ દેશમાં કેમ શરૂ કરી શકાય એ વિષય ઉપર દિલ્હી ખાતે ત્રણ દિવસની તાલીમ કાર્યશાળા યોજાનારી છે

કચ્છમાંથી અધીક્ષક ઇજનેર એ એસ ગરવા ભાગ લેશે તેમના જણાવ્યા પ્રમાણે તા

તેમના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં સૌરઊર્જા સ્માર્ટ મીટર સ્માર્ટ ગ્રીડ અંગે રિસર્ચ થશે ભવિષ્યમાં નવી ટેકનોલોજી ઉપર ચર્ચા તાલીમ યોજવામાં આવનારી છે